વિરોધ પક્ષનો સ્થાન લેનાર આમ આદમી પાર્ટીએ સ્થાનીક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પણ શાનદાર પ્રદર્શન કરીને કોંગ્રેસને બદલે બીજી પાર્ટી તરીકે પ્રસ્થાપતિ કરી છે

પોતાના ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું છે કે ગુજરાતભરની નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભાજપના વીકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન ગુજરાત કરે છે તેમણે ઉમેર્યું હતું કે ભાજપ પ્રત્યેની અવિરત શ્રધ્ધા અને સ્નેહ માટે ગુજરાતની જનતાને નામન કરે છે ગૂહમંત્રી અમિત શાહે પણ ભાજપને બહુ મોટી જીત આપવા બદલ ગુજરાતના મતદારોનો આભાર માનતું ટ્વીટમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના વિકાસને સમર્પીત નેતૃતવમાં વિશ્વાસ વ્યક્ત કરવા લોકોએ ભાજપને જીત આપી છે શ્રી શાહે ભાજપના અદના કાર્યકરોની મહેનતને આ વિજયનો યશ આપ્યો છે

વીરલ રાણા ચૂંટણી પરીણામ કચ્છ જિલ્લા પંચાયત દસ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાની યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચ્રંટણીમાં મોટાભાગની પંચાયત નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે જોકે લખપત અને અબડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બે બેઠક સાથે બહુમતિ મેળવી છે જિલ્લાના એક પછી એક ગણતરી કેન્દ્રો પરથી વિજય સરઘસો સાંજ સુધી ફૂલહાર ઢોલ ડીજે તથા ગુલાબની છોડો સાથે નિકળ્યા હતા

ગાંધીધામ તાલુકા પંચાયતની એક બેઠક આપના ઉમેદવાર તેમજ માંડવી તાલુકા પંચાયતના તલવાણા બેઠકમાં અપક્ષ મેદવારે વિજય મેળવીને મુખ્ય રાજકીય પક્ષોને ચોકાવાની સાથે સ્થાનીક સ્વજરાજ્યની સંસ્થામાં ખાતું ખોલાવ્યું હતું કચ્છના પાંચ શહેરની જનતાએ વધુ એકવાર ભાજપના શાસન પર વિશ્વાસ વ્યક્ત કરી જ્વલંત વિજય અપાવ્યો છે

છ બેઠકો ચૂંટણી અગાઉ જ ભાજપની તરફેણમાં બિનહરીફ જાહેર થયેલી છે

અંજારમાં માત્ર એક જ બેઠક મળી છે

ચાર બેઠકો ચૂંટણી પૂર્વે ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ હતી ભુજમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે